આ બંદરોમાં વિશાખાપટ્ટનમ પોર્ટ ટ્રસ્ટ પારાદીપ પોર્ટ ટ્રસ્ટ જવાહર લાલ પોર્ટ ટ્રસ્ટ અને કંડલા પોર્ટ ટ્રસ્ટનો સમાવેશ થાય છે

સૂચિત ડિજીટલ સાક્ષરતા લાયબ્રેરી હિન્દી બંગાળી તમિળ તેલુગુ કનીડ અને મલયાલમ ભાષાઓમાં શરૂ કરાશે આ કાર્યક્રમ થકી આશરે ત્રણ લાખ ભારતીયોને ડિજીટલ સલામતીની તાલીમ આપવાની નેમ રખાઈ છે

ભાઈબીજના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવી વિવિધ વાનગીઓ સાથેનું જમણ કરાવે છે જયારે ભાઈ પોતાની બહેનને બદલામાં સુખ શાંતિ અને સમૃધ્ધિના આશીર્વાદ આપી ભેટ સોગાદ આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના પર્વ નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે

પ્રવાસીઓના ધસારાના પગલે ભુજની મોટાભાગની હોટલ અને ગેસ્ટહાઉસમાં બુકીગ પેક થઇ ગયા છે

પ્રવાસન સીઝનનો ધમધમાટ શરૂ થતાં આનુષંગિક વ્યવસાયકર્તાઓના ચહેરા પર પણ રોનક દેખાઇ રહી છે

પર્યટન ધામો અને ધાર્મિક સ્થાનો વાહનોના પાર્કિંગથી ઉભરાઈ ગયા હતા તો ખાણીપીજીના હોટેલ રેસ્ટોરાં પજ્ઞ પ્રવાસીઓથી ધમધમી ઉઠયા છે

આ ગ્રૂપમાં ભારતની સાથે આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન છે